આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આયુર્વેદ ચિકિત્સા પદ્વતિમાં ભારતનો વારસો છે આયુર્વેદના સેવનમાં જ માનવજાતની ભલાઇ છે

આ પ્રસંગે રાજયપાલશ્રી દેવવ્રતજી આચાર્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અનેક મહાનુ ભાવો ઉપસ્થિત રહ્યા હતા જાગુ તિ વકીલ દીપાવલી શુભકામના રાજયપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ અને નૂ તનવર્ષના પાવન પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો દેશ વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂ તનવર્ષની શુભકામનઓ પાઠવી છે

આજે દિવાળી પર્વ નિમિત ભુજના મંદિરોમાં વહેલી સવારે મંગળા આરતી થઈ રહી છે આવો માણીએ તેની લાઈવ ધ્વની ચિત્રણ

તેમ હવામાન વિભાગ દ્રારા જણાવવામાં આવ્યુ છે